શપથ લીધાં બંને નેતાઓને ભારતના રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાને શુભેચ્છાઓ પાઠવી

તેમણે કહ્યું હતું કે પાંચ વરસ પહેલાં અમલમાં મૂકવામાં આવેલી પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાઓ દેશની ગરીબ જનતાને ભરોસો આપ્યો છે કે તેઓ પણ ઘરનું ઘર બનાવી શકે છે આ યોજના હેઠળ બે કરોડથી વધુ રહેણાકનાં મકાનો બંધાઇ યૂકયાં છે અને તેનાથી માથે છાપરા વિનાના લોકોની હાડમારીનો અંત આવ્યો છે

તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં રસીકરણ બાદ આરોગ્યની ગંભીર સમસ્યાનો એકપણ કેસ નોંધાયો નથી શ્રી અગનાનીએ કહ્યું કે કો વિન સોફ્ટવેર વધુ આધુનિક બનાવીને તેમાં નવા ફિચર ઉમેરવામાં આવ્યા છે તેમણે કહ્યું કે રસીકરણમાં થયેલી પ્રગતિ અને અન્ય મુદ્દાઓ બાબતે દરરોજ સમીક્ષા બેઠક યોજવાનો નિર્દેશ જિલ્લા મજીસ્ટ્રેટ અને જિલ્લા રસીકરણ અધિકારીઓને આપવામાં આવ્યો છે

આ સમયગાળામાં ખેડૂતોના બધા જ પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા દ્વારા તેમનો ઉકેલ લાવવાની તત્પરતા પણ દર્શાવી છે

કૃષિમંત્રીએ દોહરાવ્યું હતું કે નવા કૃષિધારાથી ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવશે

ટુકડીમાં મુખ્ય યૂંટણી કમિશનર સુનિલ અરોરા ચૂંટણી કમિશનર સુશિલ ચંદ્રા અને રાજીવકુમાર પણ સામેલ છે ચૂંટણી પંચના સભ્યોએ પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી આરિઝ આફતાબ સાથે બેઠક થોજી હતી પંચના સભ્યો આજે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને યૂંટણી સંબંધિત અધિકારીઓ સાથે આજે બેઠક કરશે આગામી બે દિવસમાં રાજ્યના મુખ્ય સચિવ ગૃહ સચિવ અને પોલીસ મહાનિર્દેશક પણ ચૂંટણી પંચના સભ્યોને મળશે

શપથગ્રહણ સમારોહ કોરોના વાયરસ તેમજ મજબૂત સુરક્ષા વ્યવસ્થા સાથે કેપિટલ બિલ્ડીંગમાં યોજાયો હતો નવા યૂંટાયેલા રાષ્ટ્રપતિએ પ્રથમ ભાષણમાં દેશને એક કરવાની વાત કરી હતી અને જણાવ્યું હતું કે તે બધાં જ અમેરિકનોનાં રાષ્ટ્રપતિ હશે તેમણે કહ્યું કે તે પોતાનાં ગઠબંધનો મજબૂત કરશે અને એકવાર ફરી બધાં સાથે જોડાશે

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી જો બાઈડનને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને સુશ્રી કમલા હેરિસને ઉપરાષ્ટ્ર પ્રમુખ બનવા પર શુભેચ્છાઓ પાઠવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જો બાઈડનને અમેરિકી રાષ્ટ્રપતિ પદ ગ્રહણ કરવા માટે શુભકામના પાઠવી છે શ્રી મોદીએ ટવીટમાં જણાવ્યું કે ભારત અમેરિકા વ્યુહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે જો બાઈડેન સાથે કામ કરવા વધુ ઉત્સુક છે તેમણે અમેરિકાના નેતૃત્વમાં સફળ કાર્યકાળ માટે નવા યૂંટાયેલા રાષ્ટ્રપતિને શુભકામના પાઠવી હતી

કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં સાહસિક પર્યટન તેમજ વિવિધ રમતોની ક્ષમતાનું પ્રદર્શન કરવા માટે ઝંસ્કરમાં ખેલો ઈન્ડિયા શિયાળુ રમત અને યુવા મહોત્સવ દર વર્ષે યોજવામાં આવશે લદ્દાખમાં શિયાળું પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયના અતિથિ વિશેષ પદે દિલ્હીમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રાયે જણાવ્યું હતું કે આજનો દિવસ મજબુત નિર્ધાર અને અસાધારણ સફળતા અને શ્રેષ્ઠ વ્યવસાયિક અભિગમવાળા એનડીઆરએફના બધા જ જવાનોને બિરદાવવાનો છે ઉલ્લેખનિય છે કે એનડીઆરએફમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે અને તેમણે પણ મહત્વની ભૂમિકા ભજવી છે

આ બેઠકમાં બંને પક્ષોએ દરિયાઈ સલામતી પ્રાદેશિક સહકારની પ્રવૃત્તિઓ પરસ્પર હિતને ધ્યાનમાં રાખીને કરવાની વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અંગે સઘન ચર્ચા કરી છે આ બેઠકમાં યુરોપીયન સંઘના વિદેશ બાબતોના સંયુક્ત સચિવ જે બેલક્ર્ટ અને ભારત તરફથી સંયુક્ત સંચિવ સંદીપ આર્યે ભાગ લીધો હતો બંને પક્ષોએ દરિયાઈ સલામતી ક્ષેત્રે પરસ્પર સહકાર માટે આગામી પાંચ વર્ષના આયોજન બાબતે પણ ચર્ચા કરી હતી

આ બેઠકમાં લોકસભા અને રાજ્યસભાના સુચારું સંચાલન માટે બધા રાજકીય પક્ષોને સહાય આપવા અપીલ કરવામાં આવશે એક ખાનગી ટી વી ચેનલ સાથે વાત કરતાં સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યુ હતું કે વિડીયો કોન્સફરન્સના માધ્યમથી આ બેઠક યોજાશે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર સંસદ ગૃહમાં કોઈ પણ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે